પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચ છે

ઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ કહ્યું છે કે ખેડૂતોના આંદોલનના નામે વિરોઘ પક્ષ કોંગ્રેસ લોકોમાં ભમ્ર અને ભય ઉભો કરે છે

બી આઈ

વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પસ દીવના પ્રથમ શૈક્ષણિક સત્રનું ઉદ્દઘાટન કમલેશ્વર સ્કુલનો શિલાન્યાસ હેરીટેજ વોક વે તથા શાકભાજી માર્કેટના આધુનિકરણ અને દિવ જિલ્લાના ઘન કચરા વ્યવસ્થાપન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા શ્રી કોવિંદે કહ્યું કે દાદરાનગર હવેલી દીવ દમણે નાનો દ્વીપ હોવા છતાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતથી આફ્રીકા તથા ખાડી દેશોમાં જતા મોટા ભાગના જહાજો દીવ થઇ જાય છે વ્યાપાર અને સૈન્યની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે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

ભાવનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યુડાસમાએ કહ્યું કે ખેડૂત આંદોલન માત્ર બે જ રાજ્યોમાં ચાલી રહ્યું છે વિરોધપક્ષ દ્રારા કૃષિ સુધારા અંગે લોકોમાં ખોટી શંકાઓ અને ભમ્રણાઓ છે તેને દૂર કરવા માટે ભાજપ દ્રારા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે શ્રી યુડાસમાએ વધુમાં કહ્યું છે કે આઝાદી પછી નરેન્દ્ર મોદી પ્રથમ એવા પ્રધાનમંત્રી છે કે જેમણે ખેડૂતોની આવક બમણી કરવા યોજના કરી હોય ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રીજીતુભાઈ વાધાણીએ કૃષિ બીલના વિરોધમાં કોંગ્રેસ અને બીજા વિરોધીઓ જે આંદોલન ચલાવી રહ્યા છે તેમાં કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે પોતાના રાજકીય લાભ માટે દેશમાં અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સાથે છેતરપીંડી કરી છે

રાજ્યમાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માદક દ્રવ્યોનો જથ્થો પકડવામાં સંકળાયેલી મુખ્ય એજન્સી આઈ

એ જખૌ વિસ્તારનાં દરિયામાં પોતાની ઈન્ટરસેપટર બોટ ઈન્ટરસેપટર ક્રાફટસ અને એર કુશિન જહાજોની મદદથી પેટ્રોલિંગમાં વધારો કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જખૌ વિસ્તારમાંથી આ અગાઉ પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્રારા માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો

જી દ્રારા જ ત્રણ કરોડની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડ્યો હતો

મનપા દ્વારા સર્વે કરી એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે લોકોને બોલાવવામાં આવશે પસંદગી કરાયેલ પાંચ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે પ્રથમ પ્રતિક્ષાકક્ષ દ્વિતીય રસીકરણ રૂમ અને ત્રીજો નિરીક્ષણ રૂમ જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ સેનીટાઈઝ માસ્ક ફીઝીકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે

ફળદુની અધ્યક્ષતામાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો

આ રકમમાંથી શાળાના વિજ્ઞાન શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ભરગા હિતાક્ષી અને ભજગોતર દર્શના કૃતિ તૈયાર કરી ઝોન કક્ષાએ રજુ કરશે

અમારા નર્મદા જિલ્લાનાં પ્રતિનિધીનાં જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ગામોમાં કોન્ટ્રાકટરો પરમીશન વગર ગેરકાયદેસર ખનન કરતાં હોવાથી ફરિયાદ મળતા જિલ્લા ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને વાહનો જપ્ત કર્યા હતાં

નર્મદા જિલ્લામાં બે છોટાઉદેપુર જિલ્લામાં તેર દાહોદમાં નવા સોળ કેસ અને પંચમહાલ જિલ્લામાં આજે અગિયાર પોઝીટીવ કેસ નોંધાયા